પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે છે

ભારતીય નાગરિક પરવિદેશમાં કરવેરા લાગુ નહીં થતા હોય તો તે ભારતનો રહેવાસી માનવામાં આવશે

તરીકે વિકસાવવાની ફાળવણીમાં અમદાવાદના લોથલમાં મેરિટાઇમ અને ધોળાવીરા પુરાતત્વીય મ્યુઝિયમ બનશે હૈદરાબાદ ખાતે રમાયેલી રાષ્ટ્રીય અને આંતરરાજ્ય ટેબલટેનિસ ચેમ્પિયનશિપમાં ગુજરાતનોહરમિત દેસાઇ વિજેતા બન્યો છે

આંતરરાષ્ટ્રીય કિકેટ મેયમાં ન્યુઝીલેન્ડને સાત રને હરાવીને પાંચવે મેય પોતાના નામ કરવા સાથે ઐતિહાસિક જીત મેળવી છે રાજ્યમાં સૌરાષ્ટ્ કચ્છ સહિતના વિસ્તારોમાં ગઇકાલે લધુત્તમ તાપમાનમાં વધારો નોંધાયો છે

ખરડામાં કહેવાયું છે કે નવી જોગવાઇનો હેત્ર વેદેશોમાં વાસ્તવિક રૂપે કાર્ય કરતા ભારતીય નાગરિકોને ભારતની કરવેરા પ્રણાલીના દાયરામાં લાવવાનો નથી કેન્દ્રીય પ્રત્યક્ષ કરવેરા બોર્ડ ભારતમાં રહેઠાણ સંબધિત આ નવી જોગવાઇ અંગે સ્પષ્ટીકરણ બહાર પાડતા કહ્યું કે તેને ઉદ્દેશ્ય કરવેરા નિયમોના દુરુપયોગને નિવારવાનો છે કારણ કે એવું જોવામાં આવ્યુ છે કે કેટલાક ભારતીય નાગરિકો ભારતમાં કરવેરાની ચૂકવણીથી બચવા માટે પોતાનું રહેઠાણ ઓછા ટેક્સવાળા અથવા કોઇપણ ટેક્સ ના લાગતો હોય તેવા દેશમાં બતાવી દે છે

એ પણ સ્પષ્ટ કર્યુ કે મધ્ય પૂર્વ સહિત અન્ય દેશોમાં કામ કરનારા અને ત્યાં કરવેરાની યૂકવણી નહીં કરનારા ભારતીયોની આવક પર ભારતમાં કરવેરા લગાવવા અંગે મીડીયાના અહેવાલો ખોટા છે તેમાં એવું પણ કહેવાયું છે કે એવા ભારતીય નાગરિક જે દરખાસ્તમાં મૂકાયેલી જોગવાઇ અંતર્ગત ભારતના રહેવાસીમાની લેવાયા છે તેવા કિસ્સામાં વિદેશમાં કમાયેલી આવક પર ભારતમાં ત્યાં સુધી કર નહીં લાગે જ્યાં સુધી આ આવક ભારતીય વ્યવસાય અથવા ધંધામાંથી કમાયેલી ના હોય ધોળાવીરા નાણાંમંત્રી નિર્મળા સિતારામ ણે ગઇકાલે સંસદમાં રજૂ કરેલા સામાન્ય અંદાજપત્રમાં દેશના પાંચ મહત્વના પુરાતત્વ સ્થળોને નમૂનારૂપ સ્થળ કરીકે વિકસાવાવનો નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં ગુજરાતને ફાયદો કરાવતી કેટલીક દરખાસ્ત સામેલ છે જેમાં કચ્છમાં રાપર નજીક આવેલા ધોળાવીરા ઉત્ખનન સ્થળ ઉપર એક ભવ્ય પુરાતત્વ સંગ્રહાલય બનાવવાની દરખાસ્ત બજેટ માં સામેલ કરાઇ છે ધોળાવીરાને વિશેષ દરજ્જો મળતા સ્થાનિક લોકોને રાજગારીની તકો થશે તેવું ગામના સરપંચ જીલુભા સોઢા જણાવે છે

લોથલ એક સમયે ધીકતું બંદર હતું અને હડપપન સંસ્કૃતિના પ્રરાતત્વ અવશેષ ત્યાં મળી આવ્યા છે

ચીન બીજીંગ સ્થિત ભારતીય રાજદ્રતાવાસ દ્વારા બહાર પડાયેલી માર્ગદર્શિકામાં કહેવાયું છે કે હાલની સ્થિતને જોતા ઇ વિઝા પર ચીનથી ભારતના પ્રવાસને હંગામી ધોરણે તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવ્યો છે આ માર્ગદર્શિતા યાઇનીઝ પાસપોર્ટ ધારકો અને ચીન ગણરાજ્યમાં રહેનારા અન્ય દેશોના રહેવાસીઓ અરજીના સંદર્ભમાં લાગુ પડશે પહેલેથીજ ઇ વિઝા મેળવેલા વ્યકિતઓને કહેવાયું છે કે તે હવે માન્ય નથી અનિવાર્ય કારણોસર ભારત આવવા માંગતા લોકો બીજીંગમાં ભારતીય રાજદ્રતાવાસ અથવા શંઘાઇ અથવા ક્વંઝ્ઝ સ્થિત ભારતીય વાણિશ્ચ્ય દ્રતાવાસોનો સંપર્ક કરી શકે છે આ શહેરોમાં ભારતીય વિઝા અરજી કેન્દ્રોનો પણ સંપર્ક કરી શકાય છે

તા

અમારા અરવલ્લી જીલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે અરવલ્લી જિલ્લાના છ તાલુકાઓમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી હતી ચાલુ વર્ષે અરવલ્લી જિલ્લામાં ચૌદ ફજાર પાંચસો જેટલા ખેડૂતોનું રજિસ્ટ્રેશન થયું હતું અરવલ્લી જિલ્લામાં અંદાજે પંચાવન ફજાર જેટલા હેક્ટરમાં મગફળીનું વાવેતર થતાં મોટી સંખ્યામાં ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચાણ માટે નોંધણી કરાવી હતી

આ પ્રસંગે રાજ્યના મંત્રી વિભાવરીબેન દવે ખાસ ઉપસ્થિત રહ્યા હતા

ઢોલરીયાએ સાક્ષી જૂબાની કેન્દ્રનો પ્રારંભ કરાવ્યો હતો આ પ્રસંગે ન્યાયમૂર્તિ શ્રી ઢોલરીયાઓ જણાવ્યું હતું કે સાક્ષી કોઇપણ જાતના દબાણ ભય પ્રલોભન વિના જૂબાની આપે તે આ કેન્દ્રનો હેતુ છે આ કેન્દ્રમાં સંવેદનશીલ બાળસાક્ષીને પરંપરાગત કોર્ટ જેવો અનુભવ ન થાય તે માટે બાળસાક્ષી પ્રતિક્ષાખંડ સાથ ખાણીપીણીની જગ્યા શૌયાલયની સગવડ રમકડાં ટી વી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે

મહિસાગર કેનાલમાં મોત મહિસાગર જીલ્લાનાં ખાનપુર તાલુકાના ખુટેલાવ ગામ ખાતેની કેનાલમાં ચાર વિદ્યાર્થીઓ નહાવા પડ્યા હતા જેમાંથી બે વિદ્યાર્થીઓના ડૂબવાથી મૃત્યુ થયા છે અને બે વિદ્યાર્થીઓને તરતા આવડતું હોય કેનાલમાંથી હેમખેમ બહાર નીકબ્યા હતા મળતી માહિતી મુજબ બનાવની જાણ થતાં પોલિસ ઘટના સ્થળે દોડી આવી હતી તેમજ ગામના સ્થાનિક તરવૈયાઓએ બચાવ કામગીરી હાથ ધરી હતી જે દરમિયાન બંને વિદ્યાર્થીઓનો કેનાલમાંથી મૃતદેહ મળ્યા બાદ બાકોર સરકારી હોસ્પિટલમાં બંનેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું ક્કિકેટ કિક્રેટમાં ભારતે માઉન્ટ મોંગનુઇ ખાતે રમાયેલી પાંચમી અને ફાઇનલ ટ્વેન્ટી ટ્વેન્ટી આંતરરાષ્ટ્રીય કિક્રેટ મેયમાં ન્યુઝીલેન્ડને સાત રને હરાવીને પાંચયે મેય પોતાના તા

હવે પછી ભારત ન્યુઝીલેન્ડ સાથેની એક દિવસીય ક્રિકેટની ત્રણ મેચની આંતરરાષ્ટ્રીય શ્રૃંખલાની પ્રથમ મેચ બુધવારે હેમિલ્ટન ખાતે રમશે

જ્યારે અન્ય વિસ્તારોમાં તાપમાનમાં કોઇ મોટો ફેરફાર નથી